લશ્કરની ત્રણેય પાંખ તથા હવામાન ખાતાનો પણ ગુજરાતની જનતા વતી તેમણે આભાર માન્યો હતો વાવાઝોડા સામેનું હાઇ એલર્ટ પાછું ખેંચવાની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે શાળા કોલેજો બંદર હવાઇ મથક રેલવે તથા એસ ટી બસ સેવા કાલથી રાબેતા મુજબ થઇ જશે

ત્યારે જિલ્લા કક્ષાએથી વહીવટી તંત્ર આદેશ આપશ એટલે દોનદયાદ પોર્ટ ટ્રસ્ટ પણ સંભવતઃ આવતી કાલથી પુનઃ શરૂ કરવાનો દિશામાં કામગીરી હાથ ધરાશે વાયુ વાવાઝોડાની વિપરીત અસરોથી બચવાની દિશામાં આગોતરા પગલાંના ભાગરૂપે આ બંદરને યુધ્ધના ધોરણે પડકારજનક સ્થિતિમાં પણ બંધ કરી અને નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષીત સ્થળે સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા ત્યારે હવે વહીવટી તંત્ર તરફથો આદેશ મળતાં સંભવતઃ આવતીકાલથી બંદરને શરૂ કરવાનો તમામ તૈયારીઓ હાથ ધરાશે તેવું કહેતા બદર પશાસનના અધ્યક્ષ એસ

મહતા એ બંદર પ્રશાસન વહોવટી તંત્ર આફત રાહતમાં જોડાયેલા ટીમ સંકુલની પ્રજા મીડીયા સો કોઈનો આભાર વ્યકત કર્યો હતો

જિલ્લા કલકટર દવારા મુખ્યમંત્રો વિજય રૂપાણી દવારા અપાયેલી સુચનાઓને પગલે સ્થળાંતરીત લોકોન પુનઃસ્થાપન શરૂ કરાયુ છે પરંતુ અગરિગાઓને સ્થળાંતર કરાયેલી જગ્યાએ જ રહવાની સુચના અપાઈ છે વરસાદની આગાહીન પગલે આ નિર્ણય લેવાયો છે

જિલ્લાકલેકટર રેમ્યા મોહને કહયું હતુકે ત્રણ દિવસથી બંધ કરવામાં આવેલ શાળા કોલેજ અને આંગણવાડીઓ આવતી કાલથી પુનઃશરૂ થશે તો કંડલા મંદરા બંદર પણ શરૂ કરવાની સુચના અપાઈ છે

આ ઉપરાંત માધાપર નવાવાસ ખાતે પણ આ શિબિર યોજાશે

પરંત તેની સામેના લેવાયેલા આગોતરા પગલાં રૂપે કચ્છના સૌરાષ્ટ્ર સાથેના એસ ટી રૂટ રદ કરાયા બાદ ગઈકાલે બપોર બાદ જિલ્લાના આંતરિક રૂટ પણ બંધ થતાં અનેક મસાફરોને બસ મથકે જ રહેવાની ફરજ પડી હતી તો અનક મુસાફરોને ખાનગી બસોને સહારો લેવો પડયો હતો કચ્છથી સૌરાષ્ટ્ર જતાં ચાર રૂટ રદ કરી દેવાયા સાથે અન્ય ચાર રૂટ રાજકોટ સધી સિમિત કરી દેવાયા બાદ જિલ્લા અનેક આંતરોક રૂટો પણ રદ કરાતા પ્રવાસીઓને પોતાના ગતવ્ય સ્થાને પહોંચવા ખાનગી વાહનોનો આસરો લેવો પડયો હતો